જેમાં કેન્દ્રિય મંત્રીઓ રાજનાથસિંહ અરૂણ જેટલી કોંગ્રેસના નેતાઓ ગુલામનબી આઝાદ અને મલ્લિકાર્જૂન ખડગે સીપીઆઈ નેતા ડી રાજા ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાય આ બેઠકમાં ભાગ લીધો હતો આજની બેઠકમાં બંને ગૃહોની કામગીરી સરળ રીતે ચાલે તે માટે સરકાર રાજકીય પક્ષોનો સહકાર માંગશે રાજ્યસભાના સભાપતિ વેકેયા નાયડૂએ પણ આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી દરમિયાન ગ્રહમાં અપનાવવાની વ્યૂહરચના ઘડવા વિપક્ષ પણ બેઠક યોજશે લોકસભાના અધ્યક્ષા સુમિત્રામહાજન આવતીકાલે રાજકીય પક્ષોના અગ્રણીઓને મળીને લોકસભાની કામગીરી સરળતાથી ાલી શકે તે માટે ચર્ચા વિચારણા કરશે

ઉર્જિત પટેલે ટ્વિટ કરી પોતાનું રાજીનામું આપ્યું છે જેમાં તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી તેમને સરકાર સાથે વિવાદ ચાલતો હતો જેમાં અગાઉ પણ તેઓએ રાજીનામું આપવાના છે તેવા અહેવાલો વહેતા થયાં હતાં

કલ્પના શાહ વિશ્વ જમીન દિવસની કરાયેલી ઉજવણી ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજ કચેરી ખાતે હ્નવિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વપરાશ ધટાડે અને જૈવિક ખાતર સેંદ્રિય ખાતર છાણિયા ખાતર તેમજ ગૌમુત્રનો મહત્તમ વપરાશ કરી જમીનની ફળદ્રપતા જૈવિક અને ભૌતિક સ્થિતિ સુધારી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે તે અંગે ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું વિવિધ પાકોમાં કવ્યા પ્રકારના ખાતરો કવ્યારે કેટલા પ્રમાણમાં અને કઇ પદ્વતિથી આપવા તે અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ જમીન અને પાણીના પૃથક્કરણ માટે નમૂના લેવાની કાર્ય પદ્ધતિ અંગે સમજ અપાઇ હતી વધુમાં ખેડૂતમિત્રોને કચ્છ જિલ્લાના ક્રષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને જમીન ચકાસણી પ્રયોગશાળાની મુલાકાત લઇ મહત્તમ લાભ લેવા આહવાન કરાયું હતું કલ્પના શાહ એક અગત્યની જાહેરાત પાંચ રાજ્યોમા યોજાઈ ગયેલ વિધાનસભાની ચૂંટણી અંગેના પરિણામોના વિશેષ સમાચારોનું પ્રસારણ આવતીકાલે આ સમય મુજબ પ્રસારીત થશે બપોરે બે અને ત્રીસ મીનીટથી ત્રણ વાગ્યા દરમિયાન ત્રણ વાગ્યાથી ત્રણને પાંચ મિનીટ દરમિયાન પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરાથી પ્રસારીત થશે તેમજ સાંજે છ અને વીસ મિનીટથી છ અને ત્રીસ મીનીટ દરમિયાન સિંધી સમાચાર દિલ્હીથી પ્રસારીત થશે

જાહેરાત પુરી થઈ

દરમિયાન અંજાર ગાંધીધામ મુંદ્રા અને લખપત તાલુકાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થવાના સમાચાર જાણવા મળ્યા છે કુલ્પના શાહ અવસાન પ્રધાનમંત્રી કાર્યાલયના જન સંપર્ક અધિકારી જગદીશ ઠક્કરનું આજે નવી દિલ્હી ખાતે અવસાન થયું છે તેઓ માહિતી ખાતાના બાહોશ અધિકારી હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગદીશ ઠક્કરના અવસાન બદલ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે શ્રી ઠક્કરને બાહોશ અધિકારી ગણાવ્યા હતા